રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ દમણમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદ્દઘાટન કરશે જેમાં દમણમાં પાંચ આયુષ્યમાન ભારત સેન્ટરનું પણ ઉદ્દઘાટન કરશે

આ આયુષ્યમાન સેન્ટરમાં પ્રાથમિક ચિકિત્સા સહિત પંચકર્મ જેવી આરોગ્ય સેવાઓનો લાભ મળી રહેશે

બીજી ઇનીંગમાં આંધ્રપ્રદેશે કે

બીજી ઇનીંગમાં એ

ગુજરાત એસ

મોકડ્રીલ જામનગર શહેરમાં અમદાવાદથી ખાસ રેપિડ એક્શન ફોર્સની ટુકડી આવી પહોંચી છે દરમિયાન આજે પોલીસ હેડક્વાર્ટરમાં મોકડ્રીલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના પોલીસ વડા તેમજ રેપીડ એક્સન ફોર્સની ટીમ દ્વારા તોફાની તત્વો અથવા આંદોલનકારીઓ એકત્ર થયા હોય ત્યારે તેઓને નિયંત્રણ કરવા માટે ટીયરગેસના સેલ કેવી રીતે છોડવા અથવા તો નિયંત્રણ કરવા માટેની જુદી જુદી કાર્યવાહી કરવા માટે પ્રેક્ટીસ કરવામાં આવી હતી

અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે આ સાતેય સાયકલવીરોને સુપર રેન્ડોનોરનું બિરૂદ આપવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંગે જાગૃતિ કેળવવા આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કરાટે સ્પર્ધા ડાંગ જિલ્લાના આહવા ખાતે મહિલાઓ માટેની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ ગઇ આ સ્પર્ધામાં ચંદ્રિકા ભીમસેન મીના ગામીત અનીલા પવાર નીશા ગામીત વાસન્તી પવાર અને શીતલ ઠાકરેએ સુવર્ણચંદ્રકો મેળવ્યા છે

પુલવામા જામનગર નર્મદા જિલ્લાના રાજપીપળાની વિવિધ શાળા કોલેજો તથા સંસ્થાઓમાં પુલવામામાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને અંજલી આપવાના કાર્યક્રમો યોજાઇ ગયો આ ઉપરાંત રાજપીપળા ખાતે લીમડા યોકમાં માછી સમાજના યુવાનો અને અન્યોએ શહિદોની તસવીરોને પુષ્પો યઢાવી તથા બે મિનિટ મૌન પાળીને શહીદોને અંજલી આપી હતી નાંદોદ તાલુકાના વાવડી ગામે બધા જ ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી તથા બે મિનિટ મૌન પાળીને શહિદવીરોને અંજલી આપી હતી દાહોદ તાલુકાના વરાણા ગામે પણ ગ્રામજનોએ પુલવામાના શહિદોને અંજલી આપી હતી

ખરસાણની અધ્યક્ષતામાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંગે જીલ્લાકક્ષાની બેન્કર્સ બેઠક યોજાઇ ગઇ અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના લાભાર્થી ખેડૂતોને સરળ રીતે ઘિરાણ મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંગે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે આ ઝુંબેશના ભાગરૂપે વલસાડ જીલ્લા કલેકટરે ખેડૂતોને ઉદ્દભવતા પ્રશ્નોના નિરાકરણ માટે બેન્ક મેનેજર તેમજ બેન્કના કર્મચારીઓને ખેડૂતોની મદદ કરવા તેમજ ખંતથી કામ કરવા જણાવ્યું હતું તેમજ જરૂરી સૂચનો કર્યા હતા